નીતિ આયોગ દ્વારા અટલ નવકલ્પના મિશન હેઠળ સમગ્ર દેશના શાળાના બાળકો માટે

એપ વિકાસ મોડ્યુલની શરૂઆત કરાઇ છે પ્રેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિશ્વની ટોચની વિવિધ યુનિવર્સીટીઓના ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાં આવી નવી તકોની શોધ કરવા અપીલ કરી છે વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે ચીન અને ભારત વચ્ચે તણાવ ઘટાડવા તથા સેનાના જવાનોને પાછા ખેંચી લેવા બાબતે સહમતી સધાઇ છે

તેમણે કહ્યુંકે સુરક્ષાદળોએ સિધ્ધ કરી બતાવ્યું છે કે તેઓ માત્ર આતંકવાતથી લડવા નથી માંગતા પરંતુ લોકોના સહયોગથી મહામારીથી પણ લડી શકે છે

કોવિડના દર્દીઓ સાજા થવાનો સૌથી ઊંચો દર ધરાવતા પાંચ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશ છે લદ્દાખ ઉત્તરાખંડ દિલ્હી છત્તીસગઢ અને હિમાચલપ્રદેશ

આ બીજી વખત છે જયારે રાજ્ય સરકારે એક મહિનામાં નાગરિકોની અવરજવર નિયંત્રિત કરવા પગલાં લીધા છે તમિલનાડુ મધ્યપ્રદેશ તમિલનાડુ અને મધ્યપ્રદેશે કોવિડના પ્રસારને રોકવા દર રવિવારે આખા રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે અમારા સંવાદદાતા જણાવે છે કે દર રવિવારે બધા જ બજારો અને ઓફિસો બંધ રહેશે જો કે ડેરી દવાઓ હોસ્પિટલો સહિત તાકીદની સેવાઓને લોકડાઉન લાગુ પડશે નહીં તેમજ લોકોને બિન જરૂરી અવર જવર ઉપર પ્રતિબંધ મુકાશે તમિલનાડુએ પણ જાહેર સ્થળોએ વધુ પડતા ભીડ એકઠી થતી રોકવા દર રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે

અરરિયામાં આઠ દિવસ સહરસામાં પાંચ દિવસ અને ગયામાં નવા આદેશ ન આવે ત્યાં સુધી લોકડાઉન અમલમાં રહેશે લોકડાઉન દરમિયાન બધા જ વેપારી સંસ્થાનો બંધ રહેશે તેમજ ધાર્મિક પૂજા સ્થળો અને આયોજનો પણ બંધ રહેશે

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓ ઉત્તરપ્રદેશના મંત્રીમંડળમાં સૈનિક કલ્યાણ હોમગાર્ડ પી

ડી અને સિવિલ સુરક્ષા મંત્રી છે નીતી આયોગ એપ નીતિ આયોગ દ્વારા અટલ નવકલ્પના મિશન હેઠળ સમગ્ર દેશના શાળાના બાળકો માટે એ ટી

એપ વિકાસ મોડ્યુલની શરૂઆત કરાઇ છે

ટી

એપ એક મફત ઓનલાઇન અભ્યાસક્રમ છે જેમાં મુખ્યત્વે છ યોજના આધારિત શિક્ષણ પધ્ધતિ અને ઓનલાઇન શૈક્ષણિક સત્રોના માધ્યમથી યુવાનો વિવિધ ભારતીય ભાષાઓમાં મોબાઇલ એપ બનાવી શકે છે ઉપરાંત તેઓ તેમની પ્રતિભા પણ પ્રદર્શિત કરી શકે છે વધુમાં શિક્ષકો માટે એપલિકેશન અંગે ક્ષમતા અને કૌશલ્ય વિકાસ માટે સમયાંતરે શિક્ષક તાલીમ સત્રોનું આયોજન એ

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે જણાવ્યું કે વૈશ્વિક કોવિડ રોગયાળાને કારણે ઊભી થયેલી મુશ્કેલીઓનો સામનો કરવા ટેકનોલોજી મદદરૂપ પૂરવાર થઇ છ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નાગરિકોને ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને આત્મનિર્ભર ભારત માટે નવકલ્પનાને પ્રોત્સાહન આપી રહ્યા છે આ પ્રસંગે અટલ નવકલ્પના મિશનના ડાયેક્ટર આર રામાનને જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત એપ નવકલ્પના મિશન દ્વારા યુવા વિધ્યાર્થીઓને શાળા યુનિવર્સિટી અને ઔધોગિક ક્ષેત્રે પ્રેરણા મળશે નીતિ આયોગ દેશભરમાં અટલ ટીંકરીંગ લેબના માધ્યમથી યુવા ટીંકરર માટે એપ્લિકેશન ડેવેલપ કરવા પ્રોત્સાહન આપશે જેથી યુવાનો પોતાની ટીંકરીંગ લેબ નવકલ્પનાનેમોબાઇલ એપના માધ્યમથી બીજા લોકો સુધી પહોંચાડી શકશે કોઇ પણ દેશમાં શાળાકીય સ્તરે એપને શીખવા માટે અને તેના વિકાસ માટેની આ સૌથી મોટી પહેલ હશે પ્રટ્રોલિયમ મંત્રી પ્રેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિશ્વની ટોચની વિવધ યુનિવર્સીટીઓના ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાં આવી નવી તકોની શોધ કરવા અપીલ કરી છે તેઓ ગઇકાલે વિદેશમાં રહેતાં યુવાન ભારતીય વિદ્વાનો અને વિદ્યાર્થીઓ સાથે ઉર્જા ક્ષેત્રેને લગતી બાબતો અંગે સંવાદ કરી રહ્યા હતા તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ઉર્જા ક્ષેત્રના ભવિષ્ય અંગે એક સ્પષ્ટ દષ્ટિકોણ રજૂ કર્યો છે જેના પાંચ મુખ્ય મુદ્દા આ પ્રમાણે છે બધાને ઉર્જાની પ્રાપ્યતા ગરીબથી ગરીબ વ્યકિતને પણ સસ્તા ભાવે ઉર્જા મળે ઉર્જાના વપરાશની કાર્યક્ષમતામાં વધારો જવાબદાર વૈશ્વિક નાગરિક તરીકે વાતાવરણ પરિવર્તન નિયંત્રણ સામે લડવાની ક્ષમતા અને વૈશ્વિક અનિશ્વિતતા ઘટાડવા ઉર્જા સુરક્ષા તેમણે જણાવ્યુ કે સરકારે આઠ કરોડ ગરીબ પરીવારો માટે મફતામાં એલ

જયશંકરે જણાવ્યું છે કે ચીન અને ભારત વચ્ચે તણાવ ઘટાડવા તથા સેનાના જવાનોને પાછા ખેંચી લેવા બાબતે સહમતી સધાઇ છે

વિદેશમંત્રીએ કહ્યું કે સેનાના જવાનો પાછા ખસેડવાની પ્રક્રિયા હમણાં જ શરૂ થઇ છે અને આ બાબતે ઘણી પ્રગતિ પણ થઇ છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલ અને ચીનના વિદેશમંત્રી વાંગ થી સાથે મંત્રણા યોજાયા પછી લદ્દાખમાંથી સૈનિકો પાછા ખસેડવાની પ્રક્રિયાનો આરંભ થયો છે વ્યંગ ચિત્રકાર ગુજરાતના અને હુલામણા નામ જામીથી ઓળખાતા પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ અવદ બીન હસન જામીનું જામનગર ખાતે અવસાન થયું છે

છેલ્લા બે દાયકાથી તેમના કાર્ટુનો ગુજરાતી દૈનિકો અને ન્યુઝ મેગેઝીનમાં નિયમિત રીતે પ્રકાશિત થતા હતા જામનગરના કેન્દ્રિય વિદ્યાલયમાં ચિત્ર શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ નિવૃત્ત થયા પછી તેમણે પૂર્ણ સમયના કાર્ટૂનિસ્ટ તરીકે નોંધપાત્ર કામગીરી કરી

જ્યોત્સનાબેન ભદનું ગઇકાલે વડોદરા ખાતે બ્રેઈન સ્ટ્રોકના કારણે નિધન થયું છે

યુનિવર્સિટી ખાતે શિલ્પમાં સિરામીક શીખવવાનું શરૂ કરેલું રેશનકાર્ડ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી કે

સિદ્વાએ એક દેશ એક રેશનકાર્ડ યોજનાનો આરંભ કરાવ્યો છે આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રેશનકાર્ડધારક દેશના કોઇપણ સ્થળે રેશન મેળવી શકે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે આ પ્રસંગે ઉત્તરપ્રદેશમાંથી કામ કરવા કાશ્મીર આવેલા અને જેમણે આધાર અને રેશનકાર્ડ નંબર જોડયા છે તેવા શ્રમિકોને એક માહિતીનું રેશન આપવામાં આવ્યું હતું